પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડુતોને સિંચાઇ માટે દિવસ દરમિયાન વિજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો એવી જ રીતે તેમણે અમદાવાદમાં સીવીલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હૃદયરોગ સારવાર હોસ્પિટલ અને ગીરનાર પર્વત ખાતે રો પવે યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે કિસાન સુર્યોદય યોજનાથી જુનાગઢ ગીર સોમનાથ અને તબકકાવાર અન્ય જીલ્લાઓમાં ખેડુતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે યુ એન મહેતા એ દેશની હદયરોગ માટેની સૌથી મોટી હોસ્પિટલ છે અને દેશમાં સારી આરોગ્ય સેવા પુરી પાડવા દરેક ગામમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાની કામગીરી ચાલી રહી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજના અંગે સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું

પાટીલે આ ત્રણેય યોજનાઓના લોકાર્પણને આવકારતા જણાવ્યું છે કે આજે પ્રધાનમંત્રી દ્વારા ઇ લોકાર્પણ થયેલા ત્રણેય પ્રકલ્પો ઐતિહાસિક છે ખેડૂતોનું સન્માન અને ગુજરાતીઓની પ્રતિષ્ઠા વધારતા પ્રકલ્પો છે શ્રી પાટીલે વધુમાં જણાવ્યું છે કે શ્રી નરેન્દ્ર મોદી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતના વિકાસ માટે એક પછી એક વિવિધ યોજનાઓને મંજુરી આપી રહ્યા છે ત્યારે હ્ં ગુજરાતની જનતા વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવું છું પાટણ કિસાન સૂર્યોદય યોજના પાટણ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાના ઇ લોકાર્પણ પ્રસંગે કેબીનેટમંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોરે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન઼ મોદીએ આજથી સવારે ખેડૂતોને વીજળી આપવાની યોજનાનો શુભારંભ કરાવ્યો છે તેનાથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે

એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ પ્રાર્થના કરે છે કે મા દુર્ગા આપણા સહુને પ્રસન્નતા સારુ આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે